આર ગુજરાત સરકારના ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં વિશ્વસ્તરીય એજ્યુ કેશન સ્પેશ્યલ રીજીયન ની સ્થાપના માટેના કરાર ગાંધીનગરમાં કરવામાં આવ્યા છે આ મહત્વપુર્ણ ઉદેશ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સરેરાશ સેરેસ્ટ્રા મેનેજર્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયનમાં વિશ્વસ્તરીય ગુજરાત સ્પેશિયલ એજ્યકેશન રિજીયનની સ્થાપના માટે આ કરાર કર્યા છે

દાસે તથા સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર શ્રી જશમીત છાબરાએ હસ્તાક્ષર કર્યા હતા

પરંતુ આ યર્યાનો એજન્ડા વ્યાપક હોવો જોઈએ તેમજ વિકાસની રૂપરેખા માનવ કેન્દ્રિત દષ્ટિકોણ પર આધારીત હોવી જોઈએ ગઈકાલે છઠ્ઠા ભારત જાપાન સંવાદ પરિષદમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતાં પ્રધાનમંત્રીશ્રી મોદીએ મુજ્ય જણાવ્યુ હતું વધુ માં પ્રધાનમંત્રીશ્રી મોદીએ જણાવ્યુ હતુંકે આ દાયકો અને આગળ આવનારો સમય એ સમાજનો હશે જે શિક્ષણ અને નવકલ્પના પર ધ્યાન કેન્દ્રીત કરશે પ્રધાનમંત્રીએ વધુ માં ઉમેર્યુ કે નવીનતા એ માનવ સશક્તિકરણનો આધાર અને શિક્ષણમાં નવીનતાને પ્રોત્સાહન આપવું જોઈએ નેહ્લ ઠક્કર માહિતી પ્રસારણમંત્રી માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે સરકાર ખેડૂતોનાકલ્યાણ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે તમામ પ્રયત્નો કરી રહી છે સરકાર કૃષિ માટેરાષ્ટ્રીય ઇ ગવર્નન્સ પ્રોજેક્ટને અપગ્રેડ કરીને કૃષિ ક્ષેત્રે નવી તકનીક લાવવાનાદરેક શક્ય પ્રયત્નો કરી રહી છે એક ટવીટમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારનાઆ પ્રથત્નોમાં ખેડુતોનું કલ્યાણ અને કૃષિ ઉદ્યોગનો વિકાસ અગ્રતા પર છે